ઈન્ડીયા મોબાઈલ કોંગ્રેસ આઈ એમ સીની બેઠકમાં સંબોધન કરતાં તેમણે કહ્યુ હતું કે મોબાઈલ ટેકનોલોજીના કારણે અબજો રૂપિયાના લાભો લાખો ભારતીયો સુ ધી પર્હોચાડી શકાય છે એવી જ રીતે મોબાઈલ ટેકનોલોજીના કારણે કેસલેશ વ્યવહારો શક્ય બન્યા છે

શીતલ વૈશ્નવ ભારત બંધ અટકાયત ભારત બંધના એલાનને ગુજરાતની જનતાનો ટેકો મહ્યઅંશે મળ્યો નથી તેવા અહેવાલ જીલ્લાવાર પ્રતિનિધિઓ પાસેથી મળી રહ્યા છે અનેક ગામ શહેરમાં સ્વચ્છાએ ખુલેલા બજાર બંધ કરાવવા નીકળેલા તત્વી સાથે તંત્ર્યે કડક હાથે કામ લઈ અનેકની અટકાયત કરી છે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના અનેક ધારસભ્યોની અટકાયત કરવામાં આવી છે કચ્છમાં કોંગ્રેસ કાર્યકરોએ સડક વ્યવહાર રોકવાની કોશિશ કરતાં પોલીસે તમામને પકડી લીધા હતા

કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિશ્રજુજીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગઈકાલથી રપમી ડિસેમ્બર સુ ધી યોજાનારી ઈવેન્ઝો ગઈકાલે પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર દેશના દરેક જીલ્લાના નાગરિકો ફીટ ઈન્ઠીયા વેબસાઈટ ઉપર પોતાના નામનું રજીસ્ટ્રેશન કરીને તેમાં ભાગ લઈ શકશે નામ નોધાવનાર વ્યક્તિએ ઈચ્છા મુજબ ચોક્કસ અંતર સુધી દરરોજ સાયકલ પ્રવાસ કરવાનો રહેશે તથા તેઓ પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર મુ કી શકશે શીતલ વૈશ્નવ અમરાપર ખેડુ ત આ વખતે પડેલા વરસાદના કારણે સરહદી ખડીર વિસ્તારના તળાવો અને ડેમો ભરાઈ જતા તેનો લાભ ખડીર વિસ્તારમાં સુકી ખેતી કરતા ખેડૂતોને થયો છે ભયાઉ તાલુકાના અમરાપર ગામના ખેડૂત નારાણભાઈ આહિર જણાવે છે કે વરસાદના પગલે નવેમ્બરમાં અમે જીરું વાવ્યું છે અને આ વખતે વરસાદના પગલે અમ્લે પાક સારો મળશે તેવી આશા જાગી છે અને ભાવ પણ સારા મળશે અમારી ખેતી માત્રને માત્ર વરસાદ આધારીત હોય છે અને આ વખતે ખડીર વિસ્તારમાં તળાવો અને ડેમો ભરાઈ જતા જતા અમને તેનો લાભ થયો છે

જો કે બે મેચ જીતી ભારતે શ્રેણી જીતી લીધી હતી